જયશંકરે જણાવ્યું છે કે ભારતે પોતાની વિદેશ નીતી ઘડતી વખતે સ્વતંત્રતા અને સ્વાયતતા ટકાવી રાખવાની સાથે સાથે રાષ્ટ્રીય હિતને ટોચની અગ્રતા આપી છે

બંને આગેવાનો ભારત શ્રીલંકા વચ્ચેના વર્તમાન દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત બનાવવા તથા સહકારના નવા ક્ષેત્રો તારવી કાઢવા બાબતે ચર્ચા કરશે ત્યારબાદ શ્રી રાજપક્ષે રાષ્ટ્રપતી રામનાથ કોવિંદને મળશે ભારતની સત્તાવાર મુલાકાતે શ્રી રાજપક્ષે ગઇકાલે દીલ્ફી પહોચ્યા હતા શ્રી રાજપક્ષેનું આજે સવારે રાષ્ટ્રપતી ભવનમાં વિધિવત સ્વાગત કરશે ભારત આવતા પહેલા શ્રી રાજપક્ષેએ ટવીટર ઉપર જણાવ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી સરકાર સાથે વધુ સારા દ્વિપક્ષીય સંબંધો કેળવવા ઉત્સુક છે શ્રી રાજપક્ષે દિલ્ફી આવ્યા ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે જણાવ્યું કે પ્રધાનમંત્રીના આમંત્રણથી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ભારત આવ્યા છે તે બાબત બંને દેશોના સંબંધોની દૃઢતા દર્શાવે છે

વિદેશ મંત્રી એસ જયશંકરે ગઇકાલે રાજયસભામાં આ મુજબ જણાવ્યું હતું

તેમણે કહ્યું કે એનડીએ સરકારના કાર્યકાળના પ્રથમ છ માસમાં પાડોશી દેશો સાથેની મુલાકાતો દ્વારા બધા જ મુખ્ય પાડોશી દેશો સાથે સંબંધો સ્થાપવામાં આવ્યા છે ત્યારબાદ ભારતે અખાતી દેશો દક્ષિણ પુર્વ એશિયાઇ દેશો તથા આફિકાના દેશો સાથેના સંબંધો સુદૃઢ બનાવ્યા ભારતે તેની વિદેશનીતીમાં સાતત્યપુર્ણ વિકાસના લક્ષ્યો હાંસલ કરવા તથા બહ્સ્તરીય વ્યવસ્થામાં સુધારા પ્રત્યેની પ્રતિબધ્ધતા દોહરાવી છે

રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ શ્રી ઠાકરેને શિવાજી પાર્ક ખાતે યોજાયેલા સામરંભમાં હોદૃા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા મોરચાના ત્રણેય પક્ષોના બે બે મળીને કુલ છ મંત્રીઓએ શપથ લીધા હતા શપથવિધિ બાદ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ સહયાદ્રી અતિથીગૃહ ખાતે મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજી હતી શિવસેનાના મંત્રી એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ કોંગ્રેસના બાળાસાહેબ થોરાત અને નીતીન રાઉત તેમજ એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટીલ આ બેઠકમાં ઉપસ્થિત રહયાં હતા

ત્રણેય પક્ષોના લધુત્તમ સમાન કાર્યક્રમમાં મરાઠવાડા વિદર્ભ પ્રાંતનો ઉલ્લેખ નથી તેવા ભુતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરેલી ટીકાના સંદર્ભે બોલતા મુખ્યમંત્રી ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની સરકારનું વિઝન સમગ્ર રાજય માટે છે અને ચોકકસ પ્રાંતો માટે નથી

મેઇક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાફન આપવા માટે શરીરના તાપમાનના આધારે રાત્રે શત્રુસૈનિકોની ફીલયાલ નિફાળી શકાય તેવા રાયફલ ઉપર ગોઠવવાના ઉપકરણના ઘરઆંગણે ડીઝાઇન અને ઉત્પાદનને ડીઐસીઐ બહાલી આપી ખાનગી ક્ષૈત્ર દ્વારા આ ઉપકરણોનું ઉત્પાદન કરાશે એવી જ રીતે દુશ્મન દેશની મિસાઇલ અથવા વિમાન અંગે આગોતરી ચેતવણી આપતી એવેકસ સિસ્ટમની સફળતાના પગલે આ પ્રકારની વધુ પ્રણાલીઓની ખરીદીને ડીએસીએ બહાલી આપી છે

ટીએમસીએ કરીમપુર બેઠક જાળવી રાખી જયારે ખડકપુર બેઠક બીજેપી પાસેથી અને કાલીયાગંજ બેઠક કોંગ્રેસ પાસેથી આંયકી લીધી છે

ઉલ્લેખનીય છે કે અફઘાનીસ્તાનમાં કામગીરી કરી રહેલા અમેરીકન દળોને મળવા શ્રી ટ્રમ્પ ગઇકાલે બઘરામ એરફિલ્ડ ખાતે પહોચ્યા હતા તેમણે અઢી કલાક સુધી સૈનિકો સાથે વાતચીત કરી હતી તેમણે અમેરીકાના સૈનિકોનો આભાર માન્યો હતો અને અફઘાનના રાષ્ટ્ર પ્રમુખ અશરફ ઘની સાથે પણ વાતયીત કરી હતી શ્રી ટ્રમ્પે કહયું કે તાલીબાનો સમજુતી કરવા તૈયાર હોવાથી તેમની સાથે વાતયીત શરૂ કરાઇ છે

બે પુલ ઉપરનો ટ્રાફીક રોકી રહેલા દેખાવકારો ઉપર સલામતી દળોએ ગોળીબાર કર્યો હતો

બે દિવસ માટેના આ સંમેલનનું ઉદઘાટન પુદુચેરીના લેફટનંટ ગવર્નર કિરણ બેદીએ ગઇકાલે કર્યુ ફતું વિવિધ રાજયોના પોલીસ સુપ્રિટેન્ડન્ટથી લઇને પોલીસ મહાનિદેશક કક્ષાના ઉચ્ય અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લઇ રહયાં છે આ ઉપરાંત સીબીઆઇ સીઆરપીએફ બીએસએફ તથા શિક્ષણવિદો ન્યાયતંત્ર તથા ફોરેન્સીક ક્ષેત્રના નિષ્ણાંતો પણ તેમાં ભાગ લઇ રહયાં છે

સ્પર્ધાની સેમીફાઇનલમાં અંકીતાએ ભુતાનની કર્મા સામે જયારે દિપીકાએ વિયેતનામની નગુયેત દોથી સામે વિજય મેળવ્યો હતો

ગ્રુપ એ ની મેચમાં ભારતના પુરૂષોની ટીમે બાંગ્લાદેશને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો છે મહિલાઓના વિભાગમાં ભારતે નેપાળને પરાજય આપ્યો હતો સ્પર્ધાનું વિધીવત ઉદઘાટન રવિવારે થવાનું છે આમ છતાં કેટલીક રમતોનો આરંભ થયો છે